આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિયારો લોકો સાથે આપ લે કરતા કહ્યું કે તમામ લોકોએ પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરવાની છે અને આગામી કેટલાય દિવસો સુધી બધાએ લક્ષમણરેખાનું પાલન કરવું પડશે તેમણે કહ્યું કે પ્રત્યેક ભારતીયનો દ્રઢ સંકલ્પ અને સંયમ સંકટનો સામનો કરવામાં સહાય કરશે શ્રી મોદીએ કહ્યું કે માનવજાતિના વિનાશ માટે ખતરો ઉત્પન્ન કરવાવાળા આ વાયરસને ખતમ કરવાના સંકલ્પમાં માનવજાતિએ એકસાથે ભેગા થવું પડશે

તેમણે કહ્યું કે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયામાં કેટલાક લોકોએ આ ભ્રમ ને ખત્મ કરી દીધો છે અને હવે પસ્તાવો કરી રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે કોરોનાની વિરુધ્ધ લડાઇ અભૂતપૂર્વ થવાની સાથે પડકારજનક છે

જ્યંતિ રવિ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી અઠ્ઠાવન જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં ત્રણ કેસ પોઝીટીવ આવ્યા છે આ ત્રણ પોઝીટીવ કેસ માંથી એક દર્દીનું મોત થયું છે આ સાથે રાજ્યમાં મૃત્યુ આંક પાંચ થયો છે

નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે

જી ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઇ છે

રવિએ ઉમેર્યું કે દેશના તમામ રાજ્યોને માસ્ક પીપીઇ સહિત દવાઓનો જથ્થો પ્રરતા પ્રમાણમાં સમાન રીતે જરૂરિયાત મુજબ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સુયારૂ રીતે સુગ્રથિત વ્યવસ્થા ઉભી કરાઇ છે એ માટે જે રાજ્યોનું ઇન્ટેક્ટ આવે એ મુજબ ફાળવણી કરાઇ રહી છે આપણે પણ આપણી જરૂરિયાત મોકલી દીધી છે અને હવાઇ માર્ગે જથ્થો આવવાનો શરૂ પણ થઇ ગયો છે

ભારતીબેન શિયાળે કોરોના વાયરસ પીડિતો માટે એક કરોડ રૂ પિયા સાંસદ નિધિમાંથી અને એક લાખ રૂ પિયા પગારમાંથી પ્રધાનમંત્રી કેયર ફંડમાં આપ્યા છે

ભારતીબેન શિયાળે કહ્યું કે દુનિયામાં કોરોના ની મહામારી હોય આ મહામારી સામે લડવા લોકભાગીદારીથી કોરોના વાયરસ સામે વિજય મેળવી શકીશું

જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ ન પડે તેના સમાધાનના ભાગરૂપે જીટીયુ દ્વારા સંલઝન તમામ કોલેજોમાં ઓનલાઈન લેક્યર્સ શરૂ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા

તાજેતરમાં જીટીયુ ફાર્મસી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો સંજય ચૌહાણ દ્વારા ડ્રગ્સ રેગ્યુલેશન વિષય પર ફેસબુક લાઈવમાં લેક્ચર્સ લેવામાં આવ્યું હતું

જૂનાગઢ શ્રમિકો મજૂરી અર્થે અન્ય રાજ્યોમાં ગયેલા બસ્સોથી વધુ મજૂર પરિવારો જૂનાગઢમાં આવી પહોંચતા તેમને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં આશ્રય આપવામાં આવ્યો છે

ટી

અરવલ્લી જિલ્લાની રતનપુર બોર્ડર ઉપર યાત્રાળુઓ પહોંચતાની સાથે જ તમામ લોકોના નામ નોંધવાની કાર્યવાહી તેમજ દરેક વ્યક્તિનું થર્મલ મશીન થી સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું આ માટે આરોગ્ય પોલીસ અને આર ટી ઓ